મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઇ પટેલે વડોદરામાં સમા પ્રાથમિક શાળા ખાતે પૂર પીડિતોની રૂબરૂ મુલાકાત લીધી હતી અને સંવાદ અસરગ્રસ્તો સાથે કર્યો હતો તેમણે મૃતકોના પરિવારજનોને મૃતકદિઠ ચાર ચાર લાખ રૂપિયાની સહાય ચૂકવાની કરી જાહેરાત હતી ઉપરાંત તંત્ર દ્વારા તમામ યથોચિત મદદ સહાય ખાત્રી આપી આ મુલાકાત દરમિયાન નાયબ મુખ્યમંત્રી શ્રી નિતીનભાઇ પટેલ મંત્રીશ્રી યોગેશ પટેલ સાંસદ રંજનબહેન ભટ્ટ ધારાસભ્યુશ્રીઓ સહિતના પદાધિકારીઓ અને અધિકારીઓ સાથે રહ્યા હતા મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ જણાવ્યું હતુ કે છેલ્લાં બે દિવસથી તેઓ અને નાયબ મુખ્યમંત્રીશ્રી નીતિન પટેલ અને અધિકારીઓ સમગ્ર પરિસ્થિતિ પર સતત નજર રાખી રહ્યા છીએ જિલ્લા વહિવટીતંત્ર અને કોર્પોરેશન દ્વારા પણ સંતોષજનક કામગીરી કરવામાં આવી છે સાથે જ શહેરની સેવાકીય સંસ્થાઓ દ્વારા ખૂબ સારો સહયોગ મળ્યો છે મુખ્યમંત્રીશ્રીએ કપરાસંજોગોમાં વડોદરાવાસીઓએ દાખવેલી હિંમતને બિરદાવી હતી અને ધન્યવાદ આપ્યા હતા મુખ્યમંત્રીશ્રી વધુમાં જણાવ્યુ કે પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદી વડોદરાની પરિસ્થિતિ બાબતે સતત જાણકારી મેળવતા રહયા છે અને તેમણે કેન્દ્ર સરકાર દ્વારા તમામ પીઠબળનો સધિયારો આપ્યો છે મુખ્યમંત્રીશ્રી વિજય રુપાણીએ પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર મોદી સાથે ટેલિફોનિક વાતચીત કરીને તેમને વડોદરા શહેરની પ્રરની સ્થિતિ અંગે વાકેફ કર્યા હતા તેમણે રાજ્ય સરકારે આ પરિસ્થિતિમાં પૂર્વવત થવા હાથ ધરેલા કાર્યોની વિગતો પણ આપી હતી પ્રધાનમંત્રીએ ગુજરાતમાં ખાસ કરીને વડોદરામાં વરસાદી આફતમાંથી જનજીવન પૂનઃપૂર્વવત કરવા માટે કેન્દ્ર સરકાર રાહત અને પૂનર્વસન કાર્યોમાં શક્ય તમામ સહાય કરશે તેવી ખાતરી આપી છે વડોદરા શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારમાં ભારે વરસાદને કારણે સર્જાયેલી પ્રરની પરિસ્થિતિ સામાન્ય બની રહી છે વહીવટી તંત્ર ખડેપગે છે જ્યારે રાહત અને બચાવ કામગીરી પુરજોશમાં શરૂ છે ગાંધીનગર ખાતે ગઇકાલે યોજાયેલી સમીક્ષા બેઠકમાં મુખ્ય સચિવ શ્રી ડૉ

તમામ વિસ્તારોમાં પીવાનું પાણીની વિતરણ વ્યવસ્થા પૂઃન શરૂ કરવામાં આવી છે

રાજ્ય સરકાર દ્વારા પૂરની સ્થિતિમાં ત્રણ દિવસ દરમિયાન આર્થિક રાહતના ભાગરૂપે કેશ ડોલ્સ રૂપે પુખ્ત વયનાઓને રૂ

તાત્કાલિક અસરથી વડોદરા શહેરમાં રૂ

શહેરના તમામ રોડ તેમજ પાંચ બ્રિજ પુઃન કાર્યરત કરાયા છે વડોદરા એરપોર્ટ અને દિલ્હી મુંબઈ રેલ્વે નેશનલ હાઈવે તેમજ એસ ટી વ્યવહાર પુઃન શરૂ કરાયો છે રાજ્યમાં ગઇકાલે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાંક વિસ્તારમાં વ્યાપક વરસાદ વરસ્યો હતો રાજકોટ શહેરમાં આઠ કલાકમાં આઠ ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો રાજકોટમાં ગઇકાલે બપોરે થયેલા ભારે વરસાદથી નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઇ ગયા છે

અમારા પ્રતિનિધિ હેમંત વ્યાસ જણાવે છે કે શહેરમાં વરસાદનું જોર ઘટતાં પાણી ઓસરવા લાગ્યા છે

ડેમની આસપાસના કુદરતી સોંદર્યનો આનંદ લેવા અને સ્ટેચ્યૂ ઓફ યુનિટીની મુલાકાતે પ્રવાસીઓ આવી રહ્યા છે અમારા આણંદના પ્રતિનિધિ જણાવે છે કે આણંદ જિલ્લામાં શુક્રવારે સવારે ઉઘાડ નીકળ્યા બાદ બપોરે છૂટા છવાયા વરસાદી ઝાપટાં પડ્યા હતા પેટલાદમાં દોઢ ઇંચ તો ખંભાત તારાપુરમાં એક ઇંચ વરસાદ પડ્યો હતો દક્ષિણ ગુજરાતના વલસાડ ડાંગ તાપી અને નવસારી જિલ્લામાં ગઇકાલે વહેલી સવારથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે

હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી બે દિવસ સુધી દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ થશે આ અંગે હવામાન વિભાગના નિયામક શ્રીજયંત સરકારે આકાશવાણી સાથેની વાતચીતમાં વધુ માહિતી આપી છે

કૃષિ પેદાશોના ભાવની આગાહી તથા ભાવોની તરાહ વિશે હાલમાં અનિશ્ચિતતા પ્રવર્તે છે પરંતુ ટૂંક સમયમાં કૃષિપાકોના ભાવની આગાહી તથા ભાવોની તરાહ તથા વલણનો અભ્યાસ કૃષિ પેદાશોની નિકાસ અને ભાવ સ્પર્ધાત્મકતાનો અભ્યાસ ઇ નામ તથા અન્ય બજાર સંસ્થાઓનો અભ્યાસ કરવા માટે પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો છે જે અંતર્ગત વિશ્વ બેન્કના સહયોગથી આણંદ ક્રષિ યુનિવર્સિટી ખાતે સેન્ટર ઓફ એગ્રીકલ્ચરલ માર્કેટ ઇન્ટેલિજન્સ સ્થાપવામાં આવશે

આ પ્રોજેક્ટનું ભંડોળ વિશ્વબેંક દ્વારા પુરું પાડવામાં આવશે